આજે સવારે વિડિયો સંદેશામાં પ્રધાનમંત્રીએ કોરોના સામે સહિયારી લડતમાં મહાસંકલ્પ લતી વખતે શેરી મહોલ્લા કે માર્ગ ઉપર નહિં જવા તથા સામાજીક અંતર જાળવી રાખવા જણાવાય છે શ્રી મોદીએ કહયું કે દેશવ્યાપી લોકડાઉનમાં લોકોએ અભૂતપૂર્વ અનુશાસન અન સેવાભાવના નો પરિચય કરાવ્યો છે લોકડાઉનના કારણે લોકો પોતાના ઘરમાં છે પરંતુ તેઓ એકલા નથી આખા દેશ ની સામુહિક શકિત તેમની સાથે છે તેમણે કહય કે કોરોના વાયરસને કારણે વ્યાપેલા અંધકારથો દેશન પ્રકાશ તરફ લઈ જવાનો છે

જનતા કર્ફર્યુ અને તાળી થાળીના નાદથી આ પડકારરૂપ સમયમાં દેશના લોકોને પોતાની અકતાનો અનુભવ થયો છે

નવા સાતેય કેસ અમદાવાદના છે જેમાં સાત વર્ષની એક બાળકોનો સમાવેશ થાય છે

રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું

જમાંથી એક દર્દી સારવાર હેઠળ છે

પ્રધાનમંત્રી મોદી ની દરેક વાત શિરોમાન્ય રાખી જીવલેણ રોગચાળા થી દેશ ને બચાવવા તેમને લોકો ને અપીલ કરી છે

લોકડાઉનની કામગીરી સાથે સાથે લોકોને સેનેટાઈઝ રાખવા પશ્ચિમ કચ્છ પોલીસ દવારા સરાહનીય પહેલ કવામાં આવી છે

જનરલ હોસ્પિટલમાં ચાર નિષ્ણાંત તબોબાંની એક કેન્દસ્થ ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ ટોમ કચ્છ જિલ્લાન તબીબો અને અર્ધ તબીબી સ્ટાફન પણ તૈયાર કરશે દ ર્દી દાખલ થાય ત્યારે વોર્ડમાં રાખવાની પધ્ધતિ માસ અને પર્સનલ પ્રોટેકટીવ ઈકવીપમેન્ટ કેમ પહેરવું હાથ કેવી રીતે ધોવા અને દર્દી આઈ

યુ

ત્યારે જિલ્લાના સરહદી અને દુર્ગમ એવા બન્ની વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે તેમ બન્નીના સરાડા ગામથી સમાચાર મિત્ર સોઢા હાજી શાહએ આકાશવાણીને ફોન પર જણાવ્યું હતું